કાશ્મીરની અનંતનાગ બેઠકની ચૂંટણી પણ આવતીકાલે યોજાશે

જિલ્લા તિજોરી અધિકારી એમ

બાદીના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંકના નિયમ મુજબ દર વર્ષે મે જૂન અને જુલાઈ માસ દરમ્યાન દરેક પેન્શનરે પોતાનું પેન્શન ખાતું ધરાવતી બેંકમાં હયાતીના ફોર્મ ભરવા ફરજિયાત છે

જો અન્ય સહી કરવામાં આવે તો સહી વેરિફિકેશનના કારણે તેમનું પેન્શન અટકી જવાની સંભાવના રહે છે મોટી ઉંમરના તેમજ ધુજતા હાથોના કારણે સહી ન કરી શકતા પેન્શનરોએ માન્ય કરાયેલા તબીબો પાસેથી મેડિકલ સર્ટિફિકટ રજૂ કર્યેથી સહીની કાર્યવાહીમાંથી છૂટ આપવામાં પણ આવી છે તેમજ ઘરથી બહાર નીકળી ન શકતા અશક્ત પેન્શનરોના ઘેર જઈ જે તે બેંકના કર્મચારીઓ ખરાઈ કરી જશે તેમ પણ જણાવાયું છે

ભુજ સ્ટેશને યોજાયેલા કાર્યક્રમમાં આયોજકો દ્વારા જણાવાયું હતું કે રેલવે સ્ટેશને અવર જવર કરતા દિવ્યાંગ અને વૃદ્ધ પ્રવાસીઓને ખૂબ જ હાલાકી થાય છે ત્યારે આ મુશ્કેલી નિવારવાનો પ્રયાસ કરાયો છે પોતાનું ઓળખ કાર્ડ આપવાથી કોઇપણને આ વ્હીલચેરની જરૂર હશે તેને મળી જશે તેવી માહિતી અપાઈ હતી

ટી ડેપોમાં એસ ટી કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરાઇ હતી જેમાં કર્મચારીઓના બ્લડ પ્રેશર બ્લડ સુગર ચેક કરાયા હતા હાલની પરિસ્થિતિમાં કર્મચારીઓને ગરમ લૂથી બચવા માટેના ઉપાયો અંગે પણ સમજણ અપાઇ હતી આ ઉપરાંત કર્મચારીઓને ઓ

નું વિતરણ કરી તેના ફાયદા અંગે માહિતગાર કરાયા હતા જરૂર જણાય તો પોતાની ફરજ દરમ્યાન ઓ

સાથે રાખવા અને મુસાફરી કરતા લોકોને તેનું દ્રાવણ બનાવીને આપવાની સમજણ અપાઇ હતી

કચ્છભરમાં અને ખાસ કરીને રણકાંધીના ગામો વિસ્તારો વાંઢમાં શ્રમિક વર્ગને મજૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે તેવા આ તાપે રસ્તાઓ પર સન્નાટો પ્રસરાવી દીધો છે અંજારથી રાપર ભયાઉ સુધી જિલ્લાના પૂર્વીય વિસ્તારો તેમજ ખાવડા લખપત અને અબડાસા સહિતના પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ચામડી દઝાડતી ગરમી આભમાંથી વરસી રહી છે જેના કારણે લોકો બપોરે બહાર નીકળવાનું ટાળે છે તો પશુઓ વૃક્ષના છાંચાનો આશરો શોધતા નજરે પડે છે હવામાન વિભાગના જજ્ઞાવ્યા પ્રમાજ્ઞે જીલ્લામાં આગામી થોડા દિવસો માટે હીટ વેવ ચાલુ રહેશે

ખાસ કરીને હજુ એકાદ બે દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના છે